રાજ્ય સરકાર કેન્દ્ર સાથે સંકલન કરી ચીનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને પાછા લાવવા ઘટતા પ્રયાસો કરશે તેવી હૈયાધારણા આપી હતી તેમણે લોકો ને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી ટેલિફોન હેલ્પ લાઇન અને કંટ્રોલ રૂમ નો સંપર્ક રાખવા અપીલ કરી છે ચીન ની સરકાર ભા રતીયોને પરત ફરવા માટે ની પરવાનગી આપે ત્યારે ખાસ વિમાન મોકલી સૌ ને પાછા લાવશે ગુજરાત સરકાર ની તમામ મોટી હોસ્પિટલ માં આઇસોલેશન વોર્ડ ઊભા કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી દરમિયાન ચીનમાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા અને કોરોના વાઇરસને કારણે ફસાઇ ગયેલા રાજ્યના દસ વિદ્યાર્થીઓ ગઈકાલે સવારે ગુજરાત પરત ફર્યા છે વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફરતા પરિવારજનોમાં હાશકારો અનુભવ્યો છે

ગામ વિસ્તારના આગેવાનો સરપંચો પાલકવાલી તરીકે અતિ કુપોષિત બાળકોની કાળજી અને દેખરેખ રાખશે પંચમહાલ જિલ્લામાં રાજયમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને આજે વિવિધ કાર્યક્રમો યોજાશે આ કાર્યક્રમોમાં પોષણ અંગે શિક્ષણ પૂર્ટ પાડતી બે ફિલ્મોનુ નિદર્શન કરવામાં આવશે

શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે

સાયરન બંધ થાય કે તુરંત જ જયાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળે આકાશવાણી બે મિનિટ પોતાના કાર્યક્રમ બંધ રાખશે

મહાત્મા ગાંધીજીની પુસ્થતીથી નિમિત્તે દિલ્હીમાં રાજઘાટ ખાતેની તેમની સમાધી સ્થળે આજે સર્વધર્મ પ્રાર્થનાસભા યોજાશે આકાશવાણી પરથી સર્વ ધર્મ પ્રાર્થના સભા અને ભકિત સંગીતના કાર્યક્રમનો આંખે દેખ્યો અહેવાલ પ્રસારિત કરાશે જે આપ રાજધાની ચેનલ પરથી સવારના નવ વાગીને ચાલીસ મીનીટથી સાંભળી શકશો આજે ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આજે સવારે સર્વધર્મ સભાનું આયોજન કરાયું છે ત્યારબાદ જાણીતા ઇતિહાસકાર સુધીરચંદ્ર ગાંધી ઓર હમ આજ આ વિષય પર પ્રવયન આપશે

તેમણે જણાવ્યું છે કે સિવિલ કોર્ટ ના ચુકાદાઓ સામે અપીલ તેમજ રીવીઝન દાખલ કરવા માટે છેવાડાના ગામના લોકોને મુખ્ય જિલ્લા મથક સુધી જવું પડતું હતું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

આ ઉપરાંત જિલ્લા અદાલતનું વિકેન્દ્રીકરણ થવાના પરિણામે કેસોનો ઝડપી નિકાલ થઈ શકશે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને નવસારી જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે બિલીમોરા ખાતે નારી સંમેલનઅને કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઇ ગઈ

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ માં નાગરિકતા સુધારા કાયદાની વિવિધ જોગવાઈઓ વિષે માર્ગદર્શન આપતો સેમિનાર યોજાઇ ગયો બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ના પ્રમુખ કે

પટેલ સહિત અનેક બાહોશ વકીલ તેમની સાથે આ સેમિનાર માટે દમણ આવ્યા હતા અને રસપ્રદ શૈલી માં કાયદાની આંટીધુટી સમજાવી હતી

સેમિનારના અંતે યોજાયેલી પ્રશ્નોતરી ખૂબ માહિતીપ્રદ રહી હતી અને મોટાભાગના શ્રોતાઓ તેમાં જોડાયા હતા રાજ્યની ત્રણ નગરપાલિકાની ત્રણ બેઠક પર સોમવારે યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે બે જ્યારે કોંગ્રેસે એક બેઠક પર વિજય મેળવ્યો છે યૂંટણી પંચની યાદીના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાની જસદણ અને સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ નગરપાલિકાની એમ કુલ બે બેઠક ભાજપે જીતી લીધી છે જ્યારે ભાવનગર જિલ્લાની પાલિતાણા નગરપાલિકાની એક બેઠક પર કોંગ્રેસ વિજય મેળવ્યો છે

પેટાચૂંટણીમાં ઈવીએમ દ્વારા મતદાન થયું હતું રાજકોટ ખાતે આયોજિત પાંચ દિવસીય બુકફેર અને લિટરેચર ફેસ્ટિવલનું શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સમાપન કર્યુ

જેને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે સરસ્વતી પૂજનનું અનોખું માહત્મ્ય છે આ વર્ષે વસંત પંચમીએ ત્રણ વિશિષ્ટ યોગ બુધાદિત્ય અનફા તથા અમલકીર્તી યોગ પણ સર્જાયો છે આ નિમિત્તે રાજ્યમાં વિવિધ સ્થળોએ પૂજાપાઠ વાસ્તુ લગ્ન નવચંડી યજ્ઞ જેવા શુભકાર્યોનું આયોજન કરાયું છે

જ્યારે ગાયત્રી પરિવારના સંસ્થાપક શ્રી રામ શર્મા આચાર્યજીનો જન્મ દિવસ છે તે નિમિત્તે રાજ્યભરના શક્તિપીઠ પ્રજ્ઞાપીઠમાં વિશિષ્ટ પૂજન અર્ચન કરવામાં આવશે આજે રાજ્યભરમાં પુષ્કળ લઝ્નો યોજાઈ રહ્યા છે ત્યારે તેના કારણે કુલ બજારથી માંડી લઝ્ન સાથે જોડાયેલ તમામ બજારોમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે